જ્યારે આજે રમાનારી મેચમાં બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો થશે

ભાજપના કાર્યકારી અધ્યક્ષ અને સાંસદ શ્રી જે પી નડ્ રાજ્યસભામાં અને કેન્દ્રીય મંત્રી પ્રતાપયંદ્ર સારંગી લોકસભામાં આભાર પ્રસ્તાવ રજુ કરશે આજે લોકસભામાં જમ્મુ કાશ્મીર અનામત સુધારા ખરડો પણ રજુ કરાશે તથા આધાર કાનુની સુધારા ખરડો પણ રજુ થાય તેવી સંભાવના છે

પ્રાથમિક તારણ મુજબ ગુંગળાઈ જવાથી અથવા વીજળીનો કરંટ લાગવાથી લોકોના મોત થયા હોવાની સંભાવના દર્શાવાઈ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ મુખ્યમંત્રી અશોક ગેહલોત નાથબ મુખ્યમંત્રી સચીન પાયલોટે દુર્ઘટનામાં મૃત્યુ પામનાર અંગે શોકની લાગણી વ્યક્ત કરી છે રાજસ્થાન સરકારે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પરિવારજનને પાંચ લાખ અને ઈજા પામનારને બે લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે રાજસ્થાનના મુખ્યમંત્રીએ આ સમગ્ર બનાવની તપાસના આદેશ આપ્યા છે અને જાધપુરના વિભાગીય કમિશનર બી

કોઠારી ઘટનાની તપાસ હાથ ધરશે

રાજારીથી છાસાના તરફ જતો ટેમ્પો ખીણમાં ગબડી પડતા ત્રણ મુસાફરોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા

રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ચંદ્રકો જીતનાર રમતવીરોને પુરસ્કાર આપવા પંચકુલા ખાતે આજે કાર્યક્રમ યોજવાનો હતો

રાજ્યના રમતગમત મંત્રી અનીલ વીજે ચંડીગઢમાં જણાવ્યું હતું કે આશરે ત્રણ હજાર રમતવીરોને એક દિવસે પુરસ્કારો આપવા શક્ય ન હોવાથી પુરસ્કાર વિતરણ સમારંભ રદ કરાયો છે

યોમાસાના આગમનમાં થયેલા વિલંબથી બુર્દવાન જિલ્લાના બંકુરા તથા પુરૂલીયામાં પાણીનું સંકટ જાવા મળે છે

ગોલ્ડ ચેનલ તથા વધારાની ફિકવન્સીઓ પરથી આજે રાતના સાડા નવથી સાંભળી શકાશે

આ કાર્યક્રમ દૂરદર્શન ડી

પરથી સાંભળી શકાશે

તેમની સાથે ઉદ્યોગ મંત્રી બીક્રમસિંહ તથા વરિષ્ઠ અધિકારીઓનું પ્રતિનિધિમંડળ પણ યુએઈ ગયું છે હિમાચલ પ્રદેશમાં મૂડીરોકાણની તકોની વિગતો આપવા ઉચ્યસ્તરીય પ્રતિનિધિમંડળ યુએની મુલાકાતે ગયું છે જેના ભાગરૂપે આ પ્રતિનિધિમંડળ દ્વારા આવતીકાલે દુબઈમાં રોડ શો યોજાશે

હવાઈદળના વડા એર ચીફ માર્શલ બી

ધનોઆના અધ્યક્ષપદે આ કાર્યક્રમ યોજાશે

અમારા સંવાદદાતા જણાવે છે કે આ પ્રસંગે ફલાયપાસ્ટનું પણ આયોજન કરાશે

આજે ભારતીય સમય મુજબ બપોરે ત્રણ વાગે રમાનારી મેચમાં બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો થશે

ભારત તરફથી ગુરૂજીત કૌરે બે અને રાની રામપાલે એક ગોલ નોંધાવ્યા હતા

રાની રામપાલને પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટ પુરસ્કાર મબ્યો છે ઉલ્લેખનિય છે કે તાજેતરમાં ભુવનેશ્વરમાં યોજાયેલી પુરૂષોની એફ

હોકી સ્પર્ધા પણ ભારતે જીતી લીધી હતી

અમેરિકાના રાષ્ટ્રીય સલામતી સલાહકાર જાન બોલ્ટોનનું યેરૂસલેમમાં સ્વાગત કર્યા પછી શ્રી નેતાન્યાહુએ જણાવ્યું હતું કે અમેરિકાની દરખાસ્ત અંગે તેઓ ખુલ્લુ મન ધરાવે છે